રાજ્ય સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે આ માટેની કિસાન સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ પાટણ અને દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે કૃષિહેતુથી વીજળી આપવાનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે એવી જ રીતે ગીરનાર પર્વત ખાતે પ્રવાસીઓને ઉપયોગી રોપ વે યોજનાનું લોકાર્પણ કરાશે

અબડાસા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુ મનસિંહ જાડેજાને જિતાડવાની અપીલ મતદારોને કરતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની ઉત્તમ કામગીરીને ધ્યાનમાં લઈ ભાજપને જીતાડજો

અરજદારના માર્ગદર્શન માટે ઈ ગરવી ગુજરાત ડોટ ગુજરાત ડોટ જીઓવીડોટ ઈન વેબસાઈટ પર ઈ પેમેન્ટ પ્રક્રિયાની સયિત્ર સમજુતી મુકવામાં આવી છે

આજે નવદુર્ગાનાછઠ્ઠા સ્વરૂપ એવા કાત્યાયની માતાજીની પૂ જા અર્ચના થાય છે મહર્ષિ કાત્યાયનના કઠિનતપથી પ્રસન્ન થઈને તેમની ઈચ્છા અનુસાર મા કાત્યાયની તેમના પુત્રી તરીકે અવતર્યાહતા મહર્ષિ કાત્યાયને સૌથી પહેલા તેમની પુજા કરી હતી તેથી તેઓ કાત્યાયની નામેપ્રસિદ્ધ થયા હતા કાત્યાયની માતાજીને યાર ભુજા છે માં કાત્યયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને સરળતાથી અર્થ ધર્મ કામ અને મોક્ષએમ ચારે ફળની પ્રાપ્તિ થાય છે માતાજીનું વાહન સિંહ છે